પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ આજે અનૌપચારિક શિખર મંત્રણાના બીજા દિવસે સીધી વાતચીત આશરે સવારે દસ વાગ્યાથી ચાલુ રાખશે

માહિતી અને પ્રસારણ મંત્રાલય ઓનલાઇન સામગ્રીનું નિયમન કરતા પહેલા તેના બધા જ હિસ્સેદારો સાથે શકય તેટલા પરામર્શને પ્રોત્સાહન આપશે પુણેમાં ભારત સાથે બીજી ક્રિકેટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રીકા બીજા દાવમાં ત્રણ વિકેટે છત્રીસ રનના ગઇકાલના સ્કોરથી આજે આગળ રમશે

બંને નેતા સવારે લગભગ દસ વાગે હોટલ તાજ ફિશરમેન કોવમાં મળશે પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપીંગ વચ્ચે ગઇકાલે સૌફાર્દપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાત્રીભોજન વચ્ચે શોર મંદિર પરીસરમાં પરીણામજનક બેઠક થઇ વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું કે આ બેઠક નિર્ધારીત સમયથી વધુ ચાલી અને લગભગ અઢી કલાક ચાલુ રહી શ્રી ગોખલેએ પત્રકાર પરિષદમાં કહયું કે બંને નેતાઓએ એકબીજા સાથે લગભગ પાંચ કલાક વિતાવ્યા અને અનૌપચારિક સીધા વિયાર વિમર્શ વચ્ચે પોત પોતાની રાષ્ટ્રીય દૃષ્ટી શાસનની પ્રાથમિકતાઓ અને તેને હાંસલ કરવા અંગે ચર્ચા કરી રાષ્ટ્રપતિ શી એ બંને દેશોના આર્થિક વિકાસને આગળ વધારવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે મળીને કામ કરવા અંગે સહમતિ દર્શાવી દ્વિપક્ષીય વેપારનું કદ વધારવા અંગે પણ વાતચીત થઇ આતંકવાદના મુદ્દે બંને નેતા એ વાત ઉપર સફમત હતા કે વાસ્તવિક પડકાર કટ્ટરવાદ છે જે ભારત અને ચીન જેવા વિવિધતા જટીલ અને વિશાળ દેશો માટે સમસ્યા છે બંને દેશો પોતાને ત્યાં એકતા ટકાવી રાખનાર બહ્ સાંસ્કૃતિક પરંપરાને નબળી નહી થવા દે આ અગાઉ પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ શીને મહાબલિપુરમ મંદીર પરીસરમાં લઇ ગયા અને તેમને પરીસરના ઇતિહાસની વિસ્તારપુર્વક જાણકારી આપી આ દરમિયાન નેતાઓ વચ્ચે વ્યકિતગત સામંજસ્ય સ્પષ્ટ દેખાતું હતું બંને નેતાઓએ એક બીજાના દેશના જુના સાંસ્કૃતિક વારસાની પ્રશંસા કરતા ચીનના પ્રાંત કુજિયાન અને ભારત વચ્ચે તામીલ અને બૌધ્ધ સંપર્કો પર ચર્ચા કરી આ અગાઉ ચેન્નાઇ હવાઇ મથકે વિશેષ વિમાનથી પહોચતા રાષ્ટ્રપતિ શી નું ભવ્ય સાંસ્ક્રતિક કાર્યક્રમ સાથે ઉષ્માભર્યુ સ્વાગત કરાવ્યું હતું તેમણે આ અભુતપુર્વ આગેવાની અન્ય વ્યવસ્થા માટે પ્રધાનમંત્રી મોદીને અભિનંદન આપ્યા

તેમાં કોર્પોરેટ ફર્મ હિન્દુ અવિભાજીત પરીવારો અને વ્યકિતગત કરદાતાઓની જાણકારી આપવામાં આવી છે

તેમણે કહયુ કે મહારાષ્ટ્રના લોકો આવનારી વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસને વળતો જવાબ આપશે

સિઘે કહયું છે કે જયાં સુધી દેશના લોકોને ઘરે ઘરે સતત વીજળી નથી ઉપલબ્ધ કરાવી શકાતી ત્યાં સુધી દેશ વિકસીત દેશોની યાદીમાં નથી આવી શકતો આ વાત તેમણે રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉર્જા અને નવીનીકરણીય ઉર્જા મંત્રીઓની બે દિવસીય પરીષદનું ઉદઘાટન કરતાં કરી હતી આ પરીષદ ગુજરાતમાં નર્મદા જીલ્લામાં કેવડીયા ખાતે યોજાઇ છે તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્ર મુડીરોકાણ આવકારે તે જરૂરી છે સૌભાગ્ય યોજના અંતર્ગત લગભગ બધા જ છેવાડાના વિસ્તારોમાં વીજળી પહોચાડવાનું લક્ષ્ય પ્રાપ્ત કર્યા બાદ સૌ પ્રથમ વાર આ પરીષદનું આયોજન કરાયું છે

કાલકામાં રેલીને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ સકારાત્મકતા સાથે યુંટણી લડી રહી છે જયારે કોંગ્રેસ હારી રહી હોવાથી નકારાત્મકતાથી ભરપુર છે તેમણે ભુપેન્દ્રસિંહ હુડાના શાસન દરમિયાન જમીન કૌભાડો માટે કોંગ્રેસ પર આરોપ મુકથો કોગ્રેસે ભાજપ ઉપર આક્ષેપ કર્યો કે ભાજપ સરકારે હરીયાણમાં કાંઇ જ કર્યુ નથી

બંને પુત્રોએ પોતાના પિતાને મળવાની અને તેમની સાથે બે કલાક વિતાવવાની મંજૂરી માંગી હતી

નવ સીટવાળા આ વિમાનની ઉડાણનું ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે ગઇકાલે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના હિંડન હવાઇ મથકે એક સંક્ષિપ્ત સમારોહમાં ઉદઘાટન કર્યુ આ ઉડાણ ગુરૂવારને બાદ કરતા છ દિવસ ઉપલબ્ધ રહેશે તેને સરહદી જીલ્લા અને નવી દિલ્હી વચ્ચે હવાઇ સંપર્કનો એક મોટો પ્રયાસ ગણવામાં આવે છે

તેમણે કહયું કે ઓનલાઇન રેગ્યુલેશન અંગે જે પણ નિયમો લાગુ કરવામાં આવે તે એવા હોય કે બધા માટે વ્યાવહારીક અને સ્વીકાર કરવા યોગ્ય અને અમલ કરવામાં સરળ હોય તેઓ ગઇકાલે મુંબઇમાં ફિલ્મ પ્રમાણન અને ઓનલાઇન સામગ્રીના નિયમન અંગે આયોજીત બે દિવસીય સેમીનારના સમાપન સત્રમાં સંબોધન કરી રહયાં હતા

નૌસેનાએ બહાર પાડેલી એક યાદીમાં જણાવ્યા પ્રમાણે આ અભ્યાસમાં ભારત તરફથી ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રીયર આઇએનએસ રણવિજય અને સ્વદેશી આઇએનએસ કુઠાર તથા બાંગ્લાદેશ તરફથી બીએનએસ અલી હૈદર અને બીએનએસ શાદીનોતાએ ભાગ લીધો હતો

તુર્કીના રાષ્ટ્રપતિ રેસીપ તૈય્યપ ઇર્દોઅને ઇસ્તામ્બુલમાં ગઇકાલે કહ્યું કે અન્ય દેશો તરફથી મળતી ધમતીઓ છતાં તે કાર્યવાહી નહીં રોકે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો

ભારતના પહેલા દાવના છસ્સો એક રનના વિશાળ સ્કોરના જવાબમાં બીજા દિવસના અંતિમ સત્રમાં દક્ષિણ આફિકાના ત્રણ ખેલાડી જલ્દી આઉટ થઇ ગયા ઉમેશ યાદવે બે વિકેટ લીધી જયારે મોહમદ શમીએ એક ખેલાડીને આઉટ કર્યો આ અગાઉ ભારતે પ્રથમ પાંચ વિકેટે છસ્સો એક રને દાવ જાહેર કરી દીધો

ત્યાર પછી વિરાટ કોહલીએ પોતાની બેવડી સદી ફટકારી અને સચિવ તેડુંલકર અને વીરેન્દ્ર સહેવાગ જેવા બેટસમેનથી આગળ નીકળી ગયા